અને નેશનલ લાઇબ્રેરી અને વિક્ટોરિયા મેમોરિયલ ખાતે યોજાનારા બે કાર્યક્રમોમાં અધ્યક્ષતા કરશે

આંતરરાષ્ટ્રીય સ્તરે યુએસએ જર્મની મ્યાનમાર થાઇલેન્ડ અનેબાંગ્લાદેશના સુપ્રસિદ્ધ સંશોધનકારો વર્ચ્યુઅલ રીતે આ સેમિનારમાં ભાગ લેશે

આજે ઉજવણીના અનુસંધાને કચ્છના પાટનગર ભુજ ખાતે સુભાષયન્દ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે

તદૃપરાંત હાલની પરીસ્થીતીને સાઈબર કાઈમના ગુનાઓ વધતા દરેક જીલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે તેમજ પોલીસ કામગીરી પારદર્શી બનાવવા પીઆઈ પીએસઆઈ ના ગણવેશ પર માઈક્રી કેમેરા લગાડાશે

ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર અને અદાણી પોર્ટ એન્ડ એસ

સમજૂતી કરાર ઉપર રાજ્ય સરકાર વતી અધિક મુખ્ય સચિવ એમ

ભુજઃમતદાતા દિવસની ઉજવણઃ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અધ્યક્ષતાએ આગામી રપમી જાન્યુઆરીએ સોમવારે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે રાજ્યકક્ષાએ મફામફિમ રાજ્યપાલશ્રીની અધ્યક્ષતાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે